પ્રધાનમંત્રીએ વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો અને સૂચનો મોકલવા જજ્ઞાવ્યું છે

જેમાં સૌથી અસરગ્રસ્ત ભુજમાંડવીઅંજાર અને ભયાઉ તાલુકાનો સમાવેશ કરી આ તાલુકાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કચ્છ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સરકારી કચેરીઓમાં શાળાઓદવાખાનાઓ ખાનગી રહેણાંક વિસ્તારના મકાનોના ભુગર્ભ ટાંકાઓમાં વરસાદી પાણીનો સંગ્ર થાય તે માટે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્રારા જિલ્લા મથક ભુજ ખાતે વિધાર્થીઓ દ્રારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જળ બયાવ તેમજ જળ શક્તિ અંગેના સુત્રો તેમજ પોસ્ટર્સ બનાવી લોકો સુધી સંદેશ પહોંચાડવા પ્રયત્ન કરાયો હતો આશુતોષ અંતાણી ક ચ્છ હવા માન કચ્છ જિલ્લામાં યાલુ સાલે પણ વરસાદ ખેંચાતા ખેડુતો પશુપાલકોને સહિત સમગ્ર જનસમુહમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે ચોમાસાનો મુખ્ય એવો અષાઢ માસ પોણા ભાગનો વીતી જવા છતાં કચ્છ જિલ્લામાં સચરાચર તેમજ વાવણીલાયક વરસાદ નથી થયો અંજાર તાલુકાના નગાવલાડીયા ગામથી અમારા સમાચાર મિત્ર શિવજીભાઈ આહિરે ફોન પર આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે વરસાદ ખેંચાતા પાણી અને ઘાસચારાની કટોકટી સર્જાતા પશુપાલકો ખેડુતો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને વરસાદની રાહ્ જોઈ રહ્યા છે દરમિયાન જિલ્લા નિયંત્રણ કક્ષામાથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કોઈ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો હોવાના અહેવાલ નથી જોકે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં કચ્છ જિલ્લામાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે

જે અંતર્ગત રક્તદાન કેમ્પચિત્રસ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે આ અંગે માફિતી આપતા સીમા સુરક્ષા દળના ક્ષેત્રીય ઉપ મહાનિરિક્ષક સમુંદરસિંહ ડબાસે જણાવ્યુ ફતુ કે કારગિલ વિજય દિવસ સપ્તાફની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવશે

આશુતોષ અંતાણી રાજય બેટરી સંચાલિત વાહનો રાજ્યના વાહન વ્યવહાર વિભાગે બેટરીથી ચાલતા વાહનો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવીને આ પ્રકારના વાહનોની નંબર પ્લેટ લીલા રંગની રાખવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે ઈ વાહનો માટેના નિયમોમાં કરેલા સુધારાને જાહેર કરતો પરિપત્ર પણ જારી કર્યો છે

આશુતોષ અંતાણી ભુજ પસંદગીના વાહન નંબરો વાફનો માટે પસંદગીના નંબરો લેવાની પ્રક્રિયામાં પ્રાદેશિક વાફન વ્યવફાર કમિશ્નર વ્રારા ફેરફાર કરવામાં આવ્યો છે ફવે સિલ્વર અને ગોલ્ડન શ્રેણીના નંબરો વહેલા તે પહેલાના ધોરણે ફાળવવામાં આવશે